રાજયમાં અઢાર સાંસ્ક્રતિક વનોના નિર્માણ કરવામાં આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાં ડીસેલીનેશન પ્લાન્ટ નાખી દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું પાણી બનાવી પાણોની તંગીની સમસ્યા દુર કરવામાં આવશે ઉપરાંત કચ્છને પોવાનું પાણી પુરૂં પાડવા ટપ્પર ડેમને ફરી નર્મદાના પાણીથી ભરાશે તેમજ દરેક તાલુકા મથકોએ ઘાસ ડેપો ખોલવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રવાસન વનમંત્રી શ્રી ગણપત વાસવા શ્રમરોજગાર મંત્રીશ્રી દિલીપ ઠાકોર વન રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકર સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગો કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડા ધારાસભ્યો રાજકીય સામાજિક અગ્રણીઓ સરકારી અધિકારીઓ તથા નાગરીકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ગૌરવ ગાથાને બોરદાવી હતી

ઈ પાકિસ્તાિનના યુઘ્ઘિ દરમ્યાયન ભુજના એરોડ્રામના રનવે ને બોમ્બ મારાથી થયેલા નુકશાનનું માધાપર ગામની મહિલાઓએ તાત્કાલિક સમારકામ કર્યું હતું

આશ્રમો દેવાલયોમાં ગુરૂવંદનાના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી રહી છે

જિલ્લાના નાના મોટા દરેક ગામ શહેરોમાં આજે આશ્રમો મંદિરો મહુલીઓમાં વિશેષ પૂજન અર્ચન પ્રસાદ સહિત ગુરૂવંદનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દરમિયાન આજે કચ્છની મુલાકાતે આવેલ મુખ્યમંત્રો શ્રી વિજય રૂપાણીએ ગુરૂપૂર્ણિમા નિમિતે સૌને શૂભકામના પાઠવી અને રૂદાણી મંદિરે દર્શન પૂજન કર્યા હતા

તેવો જાહેરાત જિલ્લા મથક ભુજ ખાતે યોજાયેલી ગુજરાત ઈ ન્ફાસ્ટ્રકચર ડેવલોપમન્ટ બોર્ડ જી

ડી

સિમેન્ટ ઉધોગો તથા ફોકીયા સહિતના સ્ટક હોલ્ડર્સની પરિષદોમાં કરવામાં આવી હતી આ પ્રસગે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહીર જણાવ્યું હતું કે વાયોર કોટેશ્વર સુધી નવી બ્રોડગેજ રેલ્વે કનકટીવોટી પ્રોજેકટ સાકાર થતાં પશ્ચિમ કરછના વિકાસના દવાર ખૂલશે આ બેઠકમાં સિમેન્ટ ઉધોગ સાથે સકડાયેલા વિવિધ મુદદાઓ પર ચર્ચા કરવામાં આવી હતો આશુતોષ અંતાણી ભુજ અદાણી હોસ્પીટલ જિલ્લા મથક ભુજ ખાતેની ગુજરાત અદાણી ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝ ગેઈમ્સ હોસ્પિટલ તથા તારા ફાઉન્ડેશનના સહયોગથી નવજાત શિશુ બહેરાશ તપાસ કેન્દ્ર અને ધ્વનિ ઓન વ્હિલ્સ મોબાઈલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ નવજાત શિશ્ બહેરાશ તપાસ કેન્દ્રમાં નવજાત શિશ્ની ચકાસણી કરીને જરૂર મુજબની સ્પિચઘેરાપી આપી શકાશે